આ ચાર બેઠકોમાં થરાદ ખેરાલુ અમરાઈવાડી અને લુણાવાડા બેઠકોનો સમાવેશ થાય છે

ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખથ ત્રીજી ઓક્ટોબર છે

પેટા ચૂંટણી જાહેર થતાં જ ધારાસભાના આ ચારેય મતવિસ્તારમાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે રાજ્ય સરકાર ગુજરાતના બધા જ નાગરિકોને નલ સે જલ પહોંચાડવા પ્રતિબદ્ધ છે

તેમણે પાણીનો કરકસરથી ઉપયોગ કરવાનું આહવાન કર્યું હતું શ્રી રૂપાણીએ પર્યાવરણના રક્ષણનું મહત્વ સમજાવીને પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા નાગરીકોને અનુરોધ કર્યો હતો તેમણે પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવાની તથા સ્વચ્છતાની ઝુંબેશ નાગરીકોના સહકારથી સફળ બનાવવાની નેમત વ્યક્ત કરી હતી

આ પ્રતિનિધી જણાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગરૂોશ મંડળો તથા જૈન તપસ્વીઓના સન્માન સમારોહમાં પણ હાજરી આપી હતી

ગઇકાલે અમદાવાદમાં વેપાર ઉદ્યોગ મહામંડળ ખાતે વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનીધીઓને સંબોધતા તેમણે કાશ્મીર અને લદ્દાખમાં ઉપલબ્ધ વેપાર ઉદ્યોગ વિકસાવવાની તકોની જાણકારી આપી હતી કેન્દ્ર સરકારે વેપાર ઉદ્યોગને ઝડપી બનાવવા કોર્પોરેટ વેરામાં કરાયેલો ઘટાડો જી

પરિષદની બેઠકના નિર્ણયો સહિત અન્ય પગલાઓની વિગતો આપી હતી ગુજરાત વેપારી મહામંડળ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં જી

ની ઓફિસ શરૂ કરવા મંજુરી આપવાની કરાયેલી રજુઆત અંગે શ્રી માંડવીયાએ કેન્દ્ર સરકારને આ સૂચનની જાણ કરીશ તેવી હૈયાધારણા આપી હતી દરમિયાન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે અમદાવાદથી ધંધુકા વચ્ચે આવેલા લોથલ ખાતે વહાણવટાનો પ્રાચીન ઇતિહાસ રજૂ કરતું આધુનિક સંગ્રહાલય ઊભું કરવાની પ્રાથમિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

ભારતીય વહાણવટા ઉદ્યોગની આવતીકાલ જેવા વિષય ઉપર આયોજિત કાર્યશાળાને સંબોધતા શ્રી માંડવીયાએ આ વાત કહી હતી તેમણે ઉમેર્યું હતું કે ગાંધીનગર ખાતે આવેલા ગીફટ સીટીમાં પણ મેરિટાઇમ પાર્ક ઉભો કરાશે ગુજરાતમાં આવતીકાલે આયુષ્યમાન ભારત દિવસ યોજાશે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો અમલ શરૂ થયાનો એક વર્ષ પૂરું થવા નિમિત્તે અનેક કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષપદે મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે જેમાં વિવિધ સંસ્થાઓનું સન્માન કરાશે

જયારે ટ્રોમા સેન્ટરનું ઇ લોકાર્પણ પણ શ્રી પટેલના હસ્તે થનાર છે

સાંસદ મોહનભાઈ કુંડારીયાએ રાજકોટમાં ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં વિવિધ વિકાસ કામોનું ભૂમિપૂજન તથા લોકાર્પણ કર્યું છે તેમણે ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે નવી રિઝર્વેશન ઓફિસ તથા વિસ્તરણ કરાયેલા પ્લેટફોર્મ અને કવર શેડનું લોકાર્પણ કર્યું હતું એવી જ રીતે રાજકોટ સ્ટેશન યાર્ડ ખાતે નવી પીટ લાઇનની કામગીરીનું ભૂમિપ્જન કર્ય હતું આ ઉપરાંત અમરસર બીલેશ્વર ભક્તિનગર ચણોલ દલડી કણકોટ અને વાંકાનેર સહિત બાર રેલવે સ્ટેશનો ઉપર વાઇ ફાઈ સેવાનો તેમણે પ્રારંભ કરાવ્યો તા

આ પદયાત્રા દરમિયાન પ્રભાત ફેરી જનચેતના સભાઓ ગ્રામવાર્તા વગેરે દ્વારા સ્વદેશ સ્વરાજ સ્વાવલંબન ખાદી તથા સાદગી જેવા ગાંધી મૂલ્યોની વાતો જન જન સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવશે

આ નિમિત્તે ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતના મુખ્ય શહેરો તેમજ તાલુકા મથકો પર સ્વચ્છતા અભિયાન અને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ પર પ્રતિબંધ અંગેના જનજાગૃત્તિ કાર્યક્રમો કરવામાં આવશે તેમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ એક યાદીમાં જણાવ્યું છે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા આ સ્પર્ધા યોજાશે

ગુજરાતની લોક સંસ્કૃતિનું આગવું અંગ ગણાતા રાસગરબાની સ્પર્ધાનું ખૂબ મહત્વ છે કારણ કે તેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા યૂવાપેઢીમાં કેટલા લોકપ્રિય છે તેનો ખ્યાલ આવે છે રાસગરબા સ્પર્ધામાં સંગીતના પ્રાચીન વાઘનો ઉપયોગ કરવો ફરજીયાત છે ઈલેકટ્રોનિક ઈન્સ્ટ્રમેન્ટ વગાડી શકાશે નહીં

ચોમાસાના દિવસોમાં મેઈન્ટનન્સ કામ માટે છેલ્લાં છ દિવસથી આ સેવા બંધ રખાઈ હતી ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી હજારો માઈભક્તો દર વર્ષે આદ્યશક્તિના મહાકાળી સ્વરૂપના દર્શન માટે પાવાગઢ આવતા હોય છે તમામ માટે રોપ વે સેવાને લીધે પર્વત ઉપર દર્શન માટે જવું સુલભ બન્યું છે

રાજ્યમાં દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગઇકાલે મધ્યમથી ભારે જ્યારે કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે

ગોવામાં યોજાયેલી પશ્ચિમ ભારત આંતર રાજ્ય બેડમિન્ટન સ્પર્ધામાં ગુજરાતે એક સુવર્ણચંદ્રક બે રજત ચંદ્રક તથા પાંચ કાંસ્ય ચંદ્રકો જીતી લીધા છે

કરણ ચૌહાણે સીંગલ્સમાં જયારે શેનાન ક્રિશ્વીયન તથા ઋતીકા ઠાકુરે ડબલ્સમાં રજતચંત્રકો મેળવ્યા છે